નાગરીકોને સ્વાસ્થ્યપ્રદ ખાનપાન વાનગીઓ મળી રહે તે હેતુથી રાજ્યના નગરો મહાનગરોમાં સ્થાનિક સત્તા તંત્રો અને રાજ્યના આરોગ્ય વિભાગ ના ફૂડ સેફ્ટી વિભાગના સહયોગથી હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ શરૂ કરવામાં આવશે તેમણે સર્વ ધી ગ્લોબ ની થીમ સાથે યોજાયેલું આ પ્રદર્શન ગુજરાત ની વાનગીઓ સાથે ભારતભરની સ્વાદિષ્ટ ખાનપાન ચીજ વસ્તુઓ ને વિશ્વ સમક્ષ રસથાળ રૂપે પ્રસ્તુત કરશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો

આ અંગે વિગતો આપતાં સીડીએચઓ અને યોજનાના ડીપીઓની યાદીમાં જજ્જાવ્યા મુજબવધારેને વધારે લાભાર્થીઓને કાર્ડ મળે તે માટે ગયા અઠવાડિયે પ્રા

ગોલ્ડન કાર્ડ બનાવવા લાભાર્થીનું યોજનાની યાદીમાં નામ હોવું જરૂરી છે

પી એસ સી

પી એસ સી બેંક રેલવેએલ

સી લશ્કરી દળો માટે વિદ્યાર્થીઓમાં કોલેજ કક્ષાથી જ જાગૂતિ આવે તે હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષા જાગૂતિ કસોટી ક્વુસેટનું પુનઃ આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત સ્પર્ધા સાથે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જાગૂતિ આવે તે ધ્યાનમાં રાખી કસોટીમાં વિવિધ વિષય આવરી લેવાશે કચુસેટમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પોતાની કોલેજના સ્થાનિક કોર્ડિનેટરનો સંપર્ક કરી તા

છાત્રોમાં જાગૂતિ કેળવાય તે અભિયાન સાથે આગામી તા

ટી

આ શૈક્ષણિક નવાચાર શાળાઓ અને શિક્ષકોને પ્રેરક બની રહેશે

આજે સવારે ભુજના રાવલવાડી વિસ્તારમાં આવેલ નરસિંહ મહેતા નગરમાં નરસિંહ મહેતાની પ્રતિમાને વિવિધ અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જયારે સાંજના ભાગમાં નાગર સમાજ દ્વારા હાટકેસ્વરના મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે

શિયાળામાં શીત મથક તરીકે જાણીતા બનેલા નલિયામાં તાપમાનનો પારો પ

ગઈકાલે જિલ્લામાં પવનની સરેરાશ ઝડપ પ કિ

પ્રતિ કલાકની નોંધાઈ હતી જેમાં આજે વધારો થતા સર્વત્ર બર્ફીલા ઠારની અનુભૂતિ થઈ હતી

હાલે એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ હિમાલય અને કાશ્મીરને અસર પહોંચાડી રહ્યું છે અને બીજી સિસ્ટમ સક્રિય બની રહી છે આ સંજોગોમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઠંડીનો પારો વધુ નીચે ગગડવાની શકયતા હોઈ તેની અસરના પગલે કચ્છમાં પણ ઠંડી હજુ તીવ્ર બનશે તેવી સંભાવના છે